મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે તેમના અવાજમાં તેમના વિચારો રજૂ કરવા અમે બાપુ કી બાત શ્રેણી શરૂ કરી છે

ગુજરાતમાં વિધાન સભાની જે આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાનાર છે તેમાં અબડાસા લીમડી મોરબી ધારી ગઢડા અનુસૂચિત જાતિ કરજણ તેમજ અનુસૂચિત જનજાતિની ડાંગ અને કપરાડા બેઠકોનો સમાવેશ થાય છે વિવિધ કારણોસર ખાલી પડેલી આ બેઠકોની પેટા ચૂંટણીઓ યૂંટણી પંચની કોવિડ અંગેની માર્ગદર્શિકા હેઠળ યોજાશે ભાજપા પ્રદેશ પ્રમુખ સી

જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારીની બેઠક પરથી જે વી કાકડીયા ગઢડા બેઠક પરથી પ્રવીણ મારુ ડાંગ બેઠક પરથી મંગળભાઈ ગાવિત અને લીંબડી બેઠક પરથી સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા

બરવાળા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ પ્રથમવાર બોટાદ જીલ્લાના પ્રવાસે આવતા બરવાળા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો

સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પેયજળ પુરવઠા અને સીવેજ બોર્ડે ડેનમાર્ક વોટર ફોરમ સાથે ઓનલાઇન માધ્યમથી સમજુતી કરાર કર્યા છે જે અંતર્ગત ટેકનોલોજી નું આદાન પ્રદાન પ્રશિક્ષણ ક્ષમતા નિર્માણ જ્ઞાનનું આદાન પ્રદાન દુષિત જળને સ્વચ્છ બનાવી તેનો પુનઃ ઉપયોગ તથા બંને સંગઠનો વચ્ચે જળ વ્યવસ્થાપનમાં સહાયતા કરાશે

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લીડ બેન્કના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગકારો પણ સૌ ના માર્ગદર્શન માટે અહી હાજર હતા

ખેડૂતો દરેક ગામના ઈ ગ્રામ કેન્દ્રો તથા એપીએમસી ખાતે વિના મૂલ્યે પોતાની મગફળીની નોંધણી કરાવી શકશે

રાજ્ય સરકારે ખેડૂતોને માર્ગદર્શન માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ

કે રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ તા

ગોંડલના મોવિયા દેવચડી બાદરા વગેરે ગામોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને નાના એવા ગામમાં રસ્તા પરથી જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સાવ અયાનક વરસી પડેલા વરસાદથી લણીને તૈયાર રાખેલા પાક પલળી જતા નુકસાનની ચિંતા સેવાઈ રહી છે દરમ્યાન હવામાન વિભાગે જણાવ્યુ છે કે અમદાવાદથી લઈને વલસાડ સુધીના પદ્દામાં અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં રવિવારે સવાર સુધી ગાજવીજ સાથે છૂટાછવાયાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જિલ્લાઓમાં અને દીવમાં હવામાન સુકું રહેવાની શક્યતા છે દરિયાખેડૂઓ માટે ચેતવણીની કોઈ સૂચના નથી અને હવે બુલેટિનના અંતમાં સાંભળીએ ડેન્માર્કના કલાકારો એ ગાયેલા વૈષ્ણવ જન ભજનનો એક અંશ